પ્રાદેશિક સમાયાર જાનુ પરમાર વાંચે છે

આ યૂંટણીનું જાહેરનામું પહેલી ફેબ્રુઆરીએ બહાર પડશે

તેરમી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે

જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે રાજ્ય યૂંટણીપંચ દ્વારા યૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ સંબંધીત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા ગઇકાલથી અમલમાં આવી છે પરાક્રમ દિવસ રાજ્ય નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતીની પરાક્રમ દિવસ તરીકેની ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાઇ ગયો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરિપુરાના ચોકમાં સુભાષબાબુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરી હતી

શ્રી રૂપાણીએ કહ્યું કે હરિપુરા સાથે સુભાષચંદ્ર બોઝ બારડોલી સાથે સરદાર પટેલ તથા દાંડી સાથે મહાત્મા ગાંધીજીની ગૌરવભરી યાદો માટે દરેક ગુજરાતી ગૌરવ અનુભવે છે દેશભક્તિ અને દેશદાઝ ભરેલા યુવાનો દેશને પ્રગતિના પંથે આગળ વધારે છે એમ જણાવીને મુખ્યમંત્રીએ સુભાષબાબુ સરદાર પટેલ તથા ગાંધીજી જેવા અગણીત ઘડવૈયાઓના જીવનમાંથી શીખ લઇને દેશને પ્રગતિના પંથે ફજી આગળ વધારવા યોગદાન આપવા આફવાન કર્યું છે

આ પ્રસંગે નેતાજી સુભાષચંદ્ર બોઝની જીવનગાથા તથા તેમના પત્રોને સમાવેશ કરાયેલ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું

આ પરિસંવાદમાં વકતાઓએ સુભાષચંદ્ર બોઝ તથા સ્વામી વિવેકાનંદના જીવમાંથી પ્રેરણા લેવા યુવાનોને અનુરોધ કર્યો હતો

હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટીના ક્રલપતિ જે

વોરાએ મહાનુભાવોના પુસ્તકો તથા જીવનપ્રસંગો પરથી બોધ લઇ જીવનમાં આગળ વધવા અનુરીધ કર્યો હતો શાળા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું છે કે કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે ત્યારે રાજ્યમાં શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવા અંગે ટુંક સમયમાં નિર્ણય લેવાશે ગઇકાલે રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડેમીક એસોસીએશન ઓફ ગુજરાતના હોદ્દેદારો સાથેની બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ મુદ્દે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે તેમણે ખાનગી કલાસીસ શરૂ કરવા અંગે વિચારણા કરાશે તેમ જણાવ્યું હતું

વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

આ સેમિનારમાં ટ્રાફિકની સમસ્યા હલ કેવી રીતે કરી શકાય માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેમજ પોલીસની કામગીરીમાં ફેરફાર લાવી શકાય તે અંગો ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ જવાનોને લોકો સાથે કેવી રીતે વર્તવું હવાનું પ્રદૃષણ એર પોલ્યુશન તથા પોતાના સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવા બાબતે વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોરોના કાળમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

બિન પરંપરાગત ઉર્જા સતત વિકસતી ટેકનોલોજી વણખેડાયેલા ક્ષેત્રો વગેરેમાં રહેલી નવી નવી તકોનો લાભ લેવા શ્રી યુડાસમાએ છાત્રોને અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ખાનગી યુનિવર્સિટીઓને પણ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન પુરૂં પાડશે મંત્રીશ્રી યુડાસમાના હસ્તે વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જૂનાગઢ નાબાર્ડ જૂનાગઢ ખાતે નાબાર્ડ દ્વારા વિવિધ સામાજીક સ્વૈવચ્છીરક સંસ્થાેઓ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમને સરકાર અને એનજીઓ વચ્ચેની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી